એસ ટી માં રાહત આપવામાં આવશે

ઇલેક્ટ્રોનિક્સ અને આઇ ટી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે નવી દિલ્લીમાં વ્હોટ્સએપના મુખ્ય કાર્યકારી અધિકારી ચેરીશ ડેનિયલ્સની મુલાકાત બાદ પત્રકારોને આ માહિતી આપી હતી

હવે આ પરીક્ષા અગાઉની જેમ જ ઓફલાઇન જ લેવામાં આવશે વિરલ રાણા પ્રાથનાસભા અટલજી સ્વર્ગસ્થ પૂ ર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીને ગઇકાલે સાંજે અમદાવાદમાં યોજાયેલી સર્વધર્મ પ્રાથનાસભામાં વિવિધ ધર્મના ગુરૂઓ તથા મહાનુ ભાવો દ્વારા ભાવભરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યપાલ ઓ

કોહલી વાજપેયીને શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે તેમના જવાથી એક યુહનો અસ્ત થઇ ગયો છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શ્રધ્ધાંજલી અર્પતા અટલજીને અજાતશત્રુ એવા જમનાયક લોકનાયક રાષ્ટ્રનાયક લોકહ્યદયના સમ્રાટ ગણાવ્યા છે

અસ્થિ યાત્રા બાદ રાજ્યની છ નદીઓમાં અસ્થિ વિસર્જન કરાશે

જો કે આજ સ્પર્ધામાં ભારતના અભિષેક વર્માએ રજત ચંદ્રકથી સંરોષ માનવો પડ્યો હતો

રાઇફલ ત્રણ પોઝીશન સ્પર્ધામાં ભારતના સંજીવ રાજપૂતને રજત ચંદ્રક મળ્યો છે

દરમ્યાન બંગાળના અખાતમાં ઊભું થયેલુ હવાનું હળવું દબાણ વાયવ્ય દિશામાં આગળ ખસીને હાલ ગુજરાતઅની પ્ર ર્વઅને અઝિ દિશામાં પહોચ્યું છે તેની સાથોસાથ અરબી સમુ દ્રમાં પણ વરસાદી વાદળો ઉત્તરમાં આગળ વધતા સમગ્ર રાજ્યમાં ગુ રૂવાર સુ ધીમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

ગઇકાલે સ્મશાનયાત્રામાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ જોડાયા હતા વિરલ રાણા ડીજીટલ ઇન્ડીયા કેન્દ્ર સરકારની ડીજીટલ ઇન્ડીયાની પહેલને હવે જીલ્લા પંચાયતે કચ્છના અંતરિયાળ તાલુ કાઓ સાથે ટેકનોલોજીનો સમન્વય સાંધ્યો છે ગઇકાલે જીલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી વિવિધ અરજીઓની સુનાવણીની કામગીરી તાલુકા પંચાયતની સાથે પ્રથમવાર વીડિયો કોન્ફરન્સ દ્વારા હાથ ધરવામાં આવી હતી